પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ કોઈ નીતિગત દસ્તાવેજ નહીં પરંતુ નાગરિકો યુવાનોની આકાંક્ષા પૂર્ણ કરવાનો અને ભારત દેશને શિક્ષણ ક્ષેત્રેવૈશ્વિક કેન્દ્ર બનાવવાનો ભગીરથ પ્રયાસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતિ દેશના યુવાનોને રોજગારી અને નોકરીઓના ક્ષેત્રોમાં ઉભી થયેલી સમસ્યાઓનો સામનો કરવા તૈયાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિના ઘડતર માટે બે લાખથી વધુ લોકોના મંતવ્યો ધ્યાને લેવામાં આવ્યાં છે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 ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા આ કાર્યક્રમમાં ગાંધીનગરથી ઓનલાઈન જોડાયા હતા

વી કામથ સમિતિએ ગત ચોથી સપ્ટેમ્બરે સુપરત કરેલા અહેવાલની ભલામણો મુજબ ધિરાણની પુનઃ રચના અંગેના ધારા ધોરણો જાહેર કર્યા છે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

કોરોના સામેનું યુદ્ધ જીતવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યુંહોવાનો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે

આઠમીથી દસમી સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય વિસ્તારને આવરી લેશે

જયંતિભાઇ કવાડિયા ધ્રાંગધા હળવદ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસરકારના પૂર્વમંત્રી જયંતીભાઈ કવાડીયા કોરોના પોઝીટીવ થયા છે મંત્રીશ્રી કવાડિયાએ ટવીટ કરીને આ માહિતી આપી છે હાલ તેઓ સેલ્ફ કોરોન્ટાઇન થયા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અને સાવચેત રહેવા અપીલ કરી છે દિવ કોરોના કેન્દ્રશાસિત પ્રદેશ દિવના જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ વેપારીઓના કોરોના ટેસ્ટ રેન્ડમલી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાય છે

આ ઉપરાંત નાગવા એરપોર્ટથી અવરજવર કરનાર મુસાફરો અને બહારથી દીવમાં આવનાર માછીમારોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે

કોરોના મહામારીને કારણે આ માસની ઉજવણી સોશિયલ મિડીયાના માધ્યમથી અને આંગણવાડી કાર્યકરો દ્રારા ઘરે ઘરે જઈને પોષણનો સંદેશ ફેલાવવામાં આવશે

એસ વિભાગોને પોષણ માસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રાષ્ટ્રીય પોષણ મા સની ઉજવણીમાં પાંચ જરૂરી ઘટકો પર ભાર મુકવામાં આવ્યો છે

છોટાઉદેપુર જિલ્લામાં પણ પોષણ મા સની ઉજવણી સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા કરવામાં આવી છે

પાટણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી

પારેખની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત પાટણ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓની પોષણ માસ અંતર્ગત કરવાની કામગીરી સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી

એસટી અમરેલી એસટી નિગમ દ્વારા પાંચ મહિના બાદ ફરી ગ્રામ્ય પંથકમાં એસટી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

પાટીલની ઉપસ્થિતમાં આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાશે

ત્રણ વિશાળ ડાયનોસોર સાથેનું ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેની સામે પેટ એનિમલ પાર્ક પણ ઊભું કરાયું છે લોકડાઉનને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની સાથે ઉભું કરાયેલ જંગલ સફારી પાર્ક છેલ્લા માર્ચ મહિનાથી બંધ છે છેલ્લા પાંચ મહિના લોકડાઉનમાં વનવિભાગ દ્વારા પ્રવાસીઓ માટે નવા આકર્ષણો ઉભા કરાયા છે